વરિષ્ઠ ભાજપ નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હરિયાણામાં ચૂંટણી સભાને સંબોધી હતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઝારખંડ અને મધ્યપ્રદેશમાં પ્રચાર કરી રહ્યા છે તો કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાફુલ ગાંધીએ ગઈકાલે મધ્યપ્રદેશના ભીડં ખાતે ચુંટણીસભા સંબોધી ફતી

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે ગુરૂવારના મોડી સાંજે નવી દિલ્ફી ખાતે ગુજરાતી સમાજના વિવિધ સંગઠનો સાથે મુલાકાત બેઠક યોજશે

જેમાં ચોમાસુ બેસે ત્યાં સુધી ક્યાંય જળસંકટ પ્રજાએ વેઠવું પડે નહિં તેવું આયોજન કરાયું છે આ બેઠકમાં મુખ્ય નગરો અને કચ્છ સહિતના વિસ્તારમાં પાણી પહોંચાડવા ટીમની રચના કરવામાં આવી છે તેમજ પાણીની તંગી વાળા વિસ્તારોમાં ભવિષ્યમાં આ પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે આગોતરા આયોજન સાથે વ્યવસ્થા કરવામાં આવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ પક્ષના કેટલાક વરિષ્ઠ ધારાસભ્યો વિધાનસભાના અધ્યક્ષને મળીને આ બંને ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની માગણી કરી હતી

વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિજ્ઞામ મુખત્યાર પત્ર રજૂ કરી મેળવી લેવાનું રહેશે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવશે

અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાળના કારણે રાજ્યના હવામાનમાં ફેરફાર થવાની સંભાના છે તેમજ રાજયના કેટલાક વિસ્તારોમાં માવઠ થવાની પણ શક્યતા છે

પી એલ ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે વિશાખાપદૃનમ ખાતે દિલ્હી કેપિટલ અને સનરાઈર્ઝસ હૈદરાબાદ વચ્ચેની એલિમિનેટર મેયમાં દિલ્હી કેપિટલ્સ ઈલેવને સનરાઈઝસ ફૈદરાબાદને બે વિકેટથી પરાજીત કરી પ્રથમ વખત આઈ પી એલ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો